ગૂગલ ફોર ઈન્જિયા પ્રસંગે સંબોધન કરતાં શ્રી પિયાઇએ જણાવ્યું કે આ પગલું કંપનીના ભારતના ભાવિ અને તેના ડિજિટલ અર્થતંત્ર પરના વિશ્વાસનું પ્રતીક છે તેમણે કહ્યું કે આ રોકાણોનો આધાર ભારતના ડિજિટલાઇઝેશનના યાર મોટા ક્ષેત્રો પર રહેશે તે દરેક ભારતીય માટે તેની પોતાની ભાષામાં સસ્તું અને સુલભ માહિતી પ્રદાન કરશે ભારતની અનન્ય જરૂરિયાતો માટે નવા ઉત્પાદનો અને સેવાઓ બનાવશે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં રોકાયેલા વ્યવસાયોને સશક્ત બનાવશે અને શિક્ષણ કૃષિ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રોમાં તકનીકી અને કૃત્રિમ બૌદ્ધિકતા કેળવીને મેળવી શકાય છે

શ્રી મોદીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં જણાવ્યું કે બંનેએ વિવિધ વિષયો પર વાત કરી ખાસ કરીને ભારતના ખેડુતો યુવાનો અને ઉદ્યોગસાહસિકોના જીવનમાં પરિવર્તન લાવવા ટેક્નોલોજીનો લાભ લે તેના પર ભાર મૂકવામાં આવ્યો

પ્રધાનમંત્રીએ કહ્યું કે શિક્ષણ ભણતર ડિજિટલ યુકવણી અને બીજા ઘણા ક્ષેત્રોમાં ગૂગલના પ્રયત્નો વિશે વધુ જાણીને તેઓને આનંદ થયો રવિશંકર પિચાઇ ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ થયેલા ડિજિટલ પરિવર્તનથી દેશમાં ડિજિટલ વિવિધતા અને નવીનતાને વેગ મળ્યો છે તેમણે કહ્યું કે ડિજિટલ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ભારતનું ડિજિટલ ચિત્ર બદલાઈ ગયું છે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુગલ ફોર ઈન્ડિયાની છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે બોલતાં તેમણે કહ્યું કે આધાર યુપીઆઈ જીએસટીએન અને આયુષ્માન ભારત ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે અને આ સફળતાની સાથે ભારત આગળ વધી રહ્યું છે તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા ટેકનોલોજીનો ઉપયોગ ભારતીય લોકોનું જીવન બદલી રહ્યું છે અને ભારતનાં ગામડાંઓ ડિજિટલ ભારત સાથે બદલાઇ રહ્યા છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના સ્વનિર્ભર ભારત માટે મેક ઇન ઇન્જિયા કાર્યક્રમમાં ડિજિટલ ઉત્પાદનો બનાવવાની જાહેરાત કરી છે

રાજકીય વિકાસ વચ્ચે કોંગ્રેસ વિધાનસભા પાર્ટીની બેઠક આજે જયપુરમાં મળી હતી જ્યારે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે બળવો કરતાં અશોક ગેહલોતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી શ્રી પાયલોટે દાવો કર્યો છે કે ગેહલોત સરકાર લધુમતીમાં આવી છે અને કોંગ્રેસના ત્રીસથી વધુ ધારાસભ્યો તેમનું સમર્થન કરી રહ્યા છે આ અગાઉ કોંગ્રેસે તમામ બળવાખોર ધારાસભ્યો અને મંત્રીઓને પાર્ટી વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર રહેવાની અપીલ કરી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ જયપુરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ અને અન્ય મંત્રીઓ અને ધારાસભ્યોએ બેઠકમાં ફાજર રહેવું જોઈએ શ્રી ગેહલોતે શનિવારે આરોપ મૂક્યો કે વિપક્ષ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં કોંગ્રેસના ધારાસભ્યોને લલયાવી રહ્યા છે

વરિષ્ઠ ભાજપ નેતા શાહનવાઝ ફ્સેને કહ્યું છે કે રાજસ્થાનમાં રાજકીય કટોકટી કોંગ્રેસની આંતરિક બાબત છે તે એક પરિવારના હિતને પાર્ટીના હિતો ઉપર થોપવાથી મળેલું પરિણામ છે